એસ ટી રિટર્નના સહજ અને સુગમ ફોર્મના મુસદ્દાઓ જારી કરીને લાગતા વળગતાઓ પાસેથી સૂચનો માગ્યા છે અપ્રત્યક્ષ વેરા અને કસ્ટમવેરાના કેન્દ્રિય બોર્ડ સી બી

સી એ જણાવ્યું છે કે સહજ રીટર્ન ફોર્મ જે વેપારીઓ માત્ર ગ્રાહકોને જ ચીજવસ્તુઓનો પુરવઠો કરે છે તેમના માટે છે જ્યારે જે વેપારીઓ ગ્રાહકો અને વેપારીઓને પણ ચીજવસ્તુઓનો પુરવઠો કરે છે તેમણે સુગમ ફોર્મ ભરવાનું રહેશે સુચિત ફોર્મ હાલમાં પ્રચલીત જી એસ ટી આર

અને જી એસ ટી

એસ ટી ના રિટર્ન ફોર્મના મુસદ્દાઓને મંજુરી આપવામાં આવી હતી

તેમાં યુવા મતદારોની નોંધણી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે

આશુતોષ અંતાણી મહાત્સવ યવા રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય યુવા ઉત્સવનું આયોજન કરાયું છે રાજ્યભરમાં ચાર ઝોનમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાશે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાહતદેરે ઘાસ પુરૂ પાડવાની જાહેરાત કર્યા બાદ કચ્છ જિલ્લાને તાત્કાલીક વીસી લાખ કિલોની ઘાસની કાળવણી કરવામાં આવી છે વાઆ અંગે અછત શાખામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ માત્ર ગૌશાળા અને પાંજરાપોળને જ બે રૂપીયે કીલોના રાહતદરે ઘાસનો જથ્થો આપવાનો નિર્ણય લેવાયો હતો પરંતું જિલ્લામાં વરસાદ ખેંચાતાં ઉભી થયેલી પરિસ્થિતિને ઘ્યાને લેતા મહેસુલ વિભાગે ખાસ જાહેરનામું બહાર પાડી કચ્છના વહિવટીતંત્રને ઘાસડેપો ખોલવા સહિતની સુચના આપી દેવાઈ છે

ખાસ કરીને ખેડૂતો તથા માલધારીવર્ગ વધુ વ્યાકુળવ બન્યો છે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળાંઓ તો ધેરાય છે પરંતું સરેરાશ કરતા વધુ ગતિએ ફૂકાતા પવનના લીધે વિખેરાઈ જાય ુછે

જયારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ માત્ર અડધાથી દોઢ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે